ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે સલામતીની સઘન વ્યવસ્થા કરવામાં આવી

રાજ્યની છ મહાનગરપાલિકાની આવતીકાલે યોજાનારી યૂંટણી માટે જાહેર પ્રચાર ગઇકાલે સાંજે પૂરો થયો

જ્યારે નારણપુરાની એક બેઠક ભાજપાના ફાળે ગઈ છે જેમાં ભાજપના ઉમેદવાર બિન્દા સુરતી બિનહરીફ યૂંટાયા છે

રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે ભાજપના પ્રદેશપ્રમુખ સી આર પાટિલે ગઇકાલે અમદાવાદમા રેલી યોજી હતી અને બાદમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું

બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં પણ ગરમાવો આવી રહ્યો છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આવતીકાલે રાજપીપલા ખાતે બપોરે ભીલ રાજાની પ્રતિમાથી રોડ શો કરશે

કેન્દ્રીય વહાણવટા મંત્રીશ્રી મનસુખ માંડવિયા આવતીકાલથી સૌરાષ્ટ્રના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહથા છે તેઓ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની યૂટણીઓ માટે જાહેર સભાઓને સંબોધન કરશે

અમારા પોરબંદરના પ્રતિનિધિ જણાવે છે કે પોરબંદરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર કરવા ભાજપના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા આવ્યા હતા જેમણે કૃષિ બિલ માટે વિશેષ વાત કરી હતી અને પહેલે ઇસ્તમાલ કરે ફિર વિશ્વાસ કરે જેવું સૂત્ર આપ્યું હતું જિલ્લાના ખાંભોધર અને રાણાકંડોરણા ગામે ચૂંટણી સભાનું આયોજન કરાયું હતું

ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં મતદાન અંગે લોકજાગૃતિ કેળવવા રંગોળી સ્પર્ધા તથા માનવસાંકળ રચવામાં આવી હતી

બંદર અને જળમાર્ગ મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે આ અર્થતંત્રની ગતિશીલતાનો એક મહત્વપૂર્ણ સંકેત છે મંત્રાલયના જણાવ્યા મુજબ બંદરો પર વપરાશકર્તા મૈત્રીપૂર્ણ અભિગમ અપનાવવામાં આવે છે અને સુધારો માટે શિપિંગ ઉદ્યોગ સાથે પરામર્શ થાય છે

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગોરીયાવાડ ગામે હોલા પક્ષીઓના મોતથી બર્ડફ્લુની દહેશત ફેલાઈ છે ગામના ચબુતરા પાસે દાણા ખાવા આવતા કબૂતર અને હોલામાંથી કેટલાક હોલાના ગળામાં સોજા આવી ગયા બાદ મોત થયા હતા આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી ધાંગધ્રા વનવિભાગના અધિકારી શ્રી એસ

અસોડાએ જણાવ્યું કે તપાસમાં પાંચ હોલાના મૃતદેહ મળી આવ્યા હતા પ્રાથમિક તપાસમાં ખરાબ કે ઝેરી દાણા ખાવાથી મૃત્યુ થયાનું અનુમાન છે ત્રણ હોલાના મૃતદેહ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગને મોકલી અપાયા છે ત્યાંથી વધુ તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવશે

કંડલા અને દ્વારકામાં સામાન્ય કરતાં છ ડિગ્રી ભૂજ નલીયા પોરબંદર અને દીવમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે